આજે મળેલી મૂખ્યમંત્રીઓનો વિડીયો કોન્ફરન્સમાં પ

વિડીયો કોન્ફરન્સ દવારા પ્રધાનમંત્રીઅ કહયું કે લોકોની સલામતી પર ધ્યાન આપવું બહ જ મહત્વપૂર્ણ છે

આ વિશે વધુ માહિતી આપતા જિલ્લા આરોગ્ય અધિકારી ડો પ્રેમકુમાર કન્નર વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે

મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે રાજ્ય સરકારના આ નિર્ણયની ભૂમિકા આપતાં જણાવ્યું કે રાજ્યના સાગરખેડૂ માછીમાર ભાઇઓ ફવે પોતાના વ્યવસાય માટે દરિયામાં જઇ શકશે આ હેતુસર તેમને ટોકન ઇસ્યુ કરવાની શરૂઆત પણ કરી દેવામાં આવી છે નેહલ ઠકકર અગર્ગરિયા કચ્છનું નાનું રણ ફાલ મીઠું પકવવા માટેની પ્રવ્રતિ થી ધમધમી રહ્યુ છે ત્યારે જ કોરોના લોક ડાઉન જાહેર થતા અગરિયા પરિવારો મુશ્કેલી માં મુકાયા છે

આવા સંજોગોમાં લોક સેવા કરતી સંસ્થાઓ તેમની વહારે આવી છે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કે રાજેશ જણાવે છે કે એક ફજાર થી વધુ રાશન કિટ નુ વિતરણ કુડા કોપરણી નિમક નગર ખાતે કરાયુ છે

ત્યારે કચ્છના સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ઈલકટ્રોનિ ક મિડીયા તથા પ્રિન્ટ મીડીયાના પત્રકારો જે પોતાની ફરજ નિષ્ઠાથીનીભાવી રહયા છે તેમના માટે પણ રાજય સરકાર સહાયની વિચારણા કરે એવી રજૂઆત કરી છે

પ્રથમ કોરોના દર્દીનો પહેલો રિપોર્ટ નેગેટીવ આવ્યો

આ વિગત આજ સાંજના ચાર વાગ્યા સુધીની છે

પી માપવાના મશીન એકસરે મશીન વગેરે જેવી ડોકટરી સાધન સુવિધા સંપન્ન આ જ્રેસ્પિટલ સિવાય પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ તેમજ આઇએમએના તબીબો દર્દીઓની માનદ સેવા કરશે આ જ્ઞેસ્પિટલમાં કોરોનાના કોઇપણ શંકાસ્પદ લક્ષણો ધરાવતાં દર્દીઓ તેમજ ફલુના દર્દીઓને પણ સારવાર આપવામાં આવે છે